આજે નવી દિલ્હીમાં સંસદ ભવનના કેન્દ્રીય સભાગૃહમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતાં શ્રી કોવિન્દે સબ કા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ સૂત્રથી પ્રોત્સાહિત થવાનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે સરકાર દ્વારા સામાન્ય માણસના જીવનમાંથી દુઃખ દૂર કરીને તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે સરકારની પ્રથમ મુદ્દતથી ઉત્સાહિત બનેલા લોકોએ વધુ મજબૂત ટેકા સાથે ફરીથી નરેન્દ્ર મોદી સરકારને ચૂંટી છે તેમણે કહ્યું કે ગૂહમાં અડધા સભ્યો પ્રથમવાર આવ્યા છે તથા અત્યાર સુધીમાં સૌથી વધુ મહિલા સાંસદો ગૃહમાં છે

શ્રી કોવિન્દે કહ્યું કે નૂતન ભારતનો વિચાર શ્રી નારાયણ ગુરુના સંદેશને પ્રતિબિબિંત કરે છે

તેમણે નાના વેપારીઓને પેન્શન યોજના પણ મહત્વની ગણાવી તેનાથી ત્રણ કરોડ જેટલા દુકાનદારોને લાભ થશે સરકારે જળ સંરક્ષણ માટે અલગ જળશક્તિ મંત્રાલય રચ્યુ છે તેનાથી જળસંરક્ષણ અને વ્યવસ્થાપન અસરકારક બનશે

મહિલા સશક્તિકરણને સરકારે અગ્રતા આપી છે અને સમાજની સહભાગીતાથી અર્થતંત્ર પ્રગતિશીલ બને તેને મહત્વનું ગણાવ્યું છે સરકાર માત્ર મહિલાઓ જ નહીં પરંતુ મહિલાઓના નેતૃત્વમાં સમગ્ર સમાજનો વિકાસ થાય તે માટે કૂત નિશ્ચયી છે ટ્રીપલ તલાક અને નિકાહ હલાલા નાબુદ કરી મુસ્લીમ મહિલાઓને સમાન અધિકાર પૂરા પાડવા સરકાર કટિબદ્ધ છે તેમણે આ માટે સાંસદો ટેકો આપે તે માટે અનુરોધ કર્યો

ભારત જયારે વિશ્વનું સૌથી ઝડપથી વિકાસતું અર્થંતત્ર બન્યું છે ત્યારે તમામ નાગરિકોના વિકાસને આવરી લેવા પર તેમણે ભાર મૂક્યો હતો

આ વર્ષના વિશ્વ યોગ દિવસ ઉજવવાની વિષય વસ્તુ યોગ ફોર ફાર્ટ એટલે કે રદય માટે યોગ છે ભારતમાં મુખ્ય સમારોફ ઝારખંડના રાંચી શહેર ખાતે આયોજીત થયો છે જ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સાથે અઠ્યાવીસ ફજાર જેટલા લોકો યોગ અભ્યાસ કરશે રાજય કક્ષાનો મુખ્ય સમારોફ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાશે જે પ્રસંગે રાજ્યપાલ મુખ્યમંત્રી અન્ય મહાનુભાવો સામુહિક યોગ સાધનામાં સહભાગી થશે રાજ્યના પ્રવાસન અને યાત્રાધામો તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનોને જોડી ગુજરાતે નવતર અભિગમ અપનાવ્યો છે

જિલ્લા કક્ષાનો મુખ્ય સમારોફ દર વર્ષની જેમ જિલ્લા મથક ભુજમાં આર ડી વરસાણી કુમાર વિધાલય રમત ગમત સંકુલ ખાતે સવારના છ થી આઠ વાગ્યા સુધી યોજાશે આ સમારોફમાં રાજયમંત્રી શ્રી વાસણભાઈ આફિર કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડા ધારા સભ્યો જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢા ભુજ નગર પાલિકા અધ્યક્ષ શ્રીમતી લતાબેન સોલંકી ઉપરાંત જિલ્લા કલેક્ટર સુશ્રી રેમ્યા મોફન જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોશી સહિત સરકારીરાજકીય સામાજીક અગ્રણીઓ સાથે વિધાર્થીઓ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રફી યોગ અભ્યાસ કરશે

ઉપરાંત સમગ્ર જિલ્લામાં દરેક તાલુકા મથકે ઉપરાંત દરેક નાના મોટા ગામ શફેરોમાં વિશ્વ યોગ દિવસની સામુફિક ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે

સી સી પુરૂષ વિશ્વ કપ ક્રિકેટ સ્પર્ધામાં અત્યારે નોર્ટિંગહામ ખાતે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે મેય રમાઈ રહી છે

ભારતીય ટીમ આગામી શનિવારે સાઉધમટન ખાતે અફઘાનિસ્તાન સામે મેચ રમશે